રિક્ષાચાલકો પાસે વસુલાતા પરમીટ દંડની રકમ રૂા

મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલા મોકળા મને અંતર્ગત રાજયભરમાંથી આવેલ દિવ્યાંગ બાળકો વ્યક્તિઓ સાથે સંવેદનાપૂર્ણ વાર્તાલાપ ગોષ્ઠી કરતા દિવ્યાંગો માટે બીજી અનેક મહત્વપૂર્ણ ઘોષણાઓ પણ કરી હતી તે સાથે ઉપસ્થિત દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓના પ્રતિભાવો અને રજૂઆતો મોકળા મને કાર્ય ધરી વિશ્વાસ આપ્યો કે યોગ્ય રજૂઆતો પ્રત્યે સરકાર સંવેદનશીલતાથી જરૂરી નિર્ણયો કરી દિવ્યાંગોના જીવનમાં હેપીનેસ ઈન્ડીકેટર વધારવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે

આ પ્રસંગે ગુજરાત દીપોત્સવ અંકના સહતંત્રી અરવિંદ પટેલ સંયુક્ત માહિતી નિયામક અને દીપોત્સવી અંકના સંપાદક શ્રી પુલક ત્રિવેદી તથા માહિતી ખાતાના વરીષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

વિવિધ સ્થળોએ હોમહવનના કાર્યક્રમો યોજાશે દરમિયાન પ્રખ્યાત યાત્રાધામ આશાપુરા માતાજીના માતાના મઢ ખાતે ગઈ મોડી રાત્રે હવનવિધિ સંપન્ન થઈ હતી જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ભાવિકોની ભારે ભીડ વચ્ચે હવનમાં બીડું હોમવામાં આવ્યું હતું ભુજમાં આશાપુરા માતાના મંદિરે પણ ગઈ મોડી રાત્રે હવન યોજાયો હતો

જાગતી વકીલ શિક્ષણમંત્રી કચ્છમાં નખત્રાણા ખાતેની જીએમડીસી કોલેજ આર્થિક કટોકટી વચ્ચે ચલાવાઈ રહી છે ત્યારે આ અંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કરાયેલ રજૂઆતના પગલે સરકાર દ્વારા અનુદાનની ફાળવણી કરાઈ છે